આ અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે જામનગરની આયુર્વેદ યુનિવર્સીટી ના ભૂતપૂર્વ કુલપતિ શ્રી સંજીવ ઓઝાએ આકાશવાણીને જણાવ્યુ કે રાષ્ટ્રીર્ય મહતાની સંસ્થાનો દરજજો મળવાથી આતંરરાષ્ટ્રીપાય કક્ષાએ આધુનિક અને પરંપરાગત મેડીકલ પ્રેકટીસના સંશોધનોનો માનવજાતિને વધને વધ લાભ મળશે

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જીલ્લા મથક ભુજ ખાતે કલેકટર સુશ્રી પ્રવીણ ડી કે ના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક થોજાઈ હતી જેમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બયાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે વનવિભાગ દ્વારા સરકારના અન્ય વિભાગો દ્વારા એનજીઓ તેમજ જીવદયાના ક્ષેત્રમાં કામ કરતી અન્ય સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન યાલવામાં આવશે

આશુતોષ અંતાણી ગાંધીધામ ગણિત પરિષદ ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંયાલિત તોલાણી આર્ટસ એન્ડ સાયંસ કોલેજના મેથેમેટિક્સ વિભાગ દ્વારા કચ્છમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ગણિતની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રોફેસર્સ રીસર્ચ સ્કોલર્સ અને વિદ્યાર્થીઓના સમન્વયથી કચ્છના ગણિતના વિદ્યાર્થીઓ માટે આ કોન્ફરન્સ એક અવસર બની રહેશે

આ ભરતીમેળામાં ધોરણ આઠથી સ્નાતક તેમજ આઈટીઆઈ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવ્યું છે આશુતોષ અંતાણી ક ચ્છ હવામાન જીલ્લામાં છેલ્લા એક બે દિવસથી તાપમાન સૂચક પારો ઉપર નીચે થયા કરતા રાત્રે હદ થીજાવતી ઠંડી તો દિવસના મધ્યભાગે સાધારણ ગરમીનો અનુભવ થવાથી લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે જો કે દિવસ દરમિથાન પણ પવનની ગતિ સાધારણ કરતા વધુ રહેતા લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી હતી